આ દરમિયાન મુખ્યમંત્રીએ હોસ્પિટલમાં કોરોના સંક્રમિત દર્દીઓના સગા સંબંધીઓ સાથે રૂબરૂ સંવાદ કરીને હોસ્પિટલમાં અપાતી આરોગ્ય સેવાઓ તેમજ પૌષ્ટિક આહાર ભોજન વિતરણની વ્યવસ્થા નિફાળી પ્રત્યક્ષ માહિતી મેળવી હતી મુખ્યમંત્રીશ્રીએ આ મુલાકાત દરમિયાન હોસ્પિટલ કેમ્પસમાં દર્દીઓના સગાઓને મળી ખબર અંતર પૂછીને તેમના દુઃખમાં સહભાગી થતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા તેમના સ્વજનો જલ્દીથી સાજા થઇ ઘરે જાય તેવી શુભેચ્છાઓ આપીને આ માટે જરૂરી તમામ મદદ કરવાની રાજ્ય સરકાર વતી મુખ્યમંત્રીએ દર્દીઓના સગાઓને ખાતરી પણ આપી હતી

જે યુ વાનોએ રસીકરણ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કર્યું છે તેઓને વેક્સિનેશન કેન્દ્ર પર સમય અને જગ્યા ફાળવ્યા બાદ વેકસીન આપવામાં આવી રહી છે આ અંગે વધુ માહિતી આપતા અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો

કે જનરલ હોસ્પિટલ ખાતે જ લેબોરેટરી આવેલી છે

જેથી કોરોના અંગેનો રીપોર્ટ દર્દીને જલ્દી મળી જતાં સારવારમાં રાહત થશે

ઉમરભાઈ સમાનું ગઈકાલે ભુજ ખાતે અવસાન થયું

તેમણે આકાશવાણીની કારકિર્દીનો પ્રારંભ ભુજ કેન્દ્ર પરથી ઉદઘોષક તરીકે કર્યો હતો

છેલ્લે આકાશવાણી ભુજના કાર્યક્રમ વિભાગના અધ્યક્ષ તરીકે નિવૃત થયા હતા વિનમ્ર અને સૌજન્યશીલ સ્વભાવના કારણે તેમણે લોકપ્રિયતા મેળવી હતી તેમણે ઘણા વર્ષો સુ ધી યુ વાણી વિભાગ સંભાળ્યો હતો તેમના અવસાનના સમાચાર મળતા આકાશવાણી પરિવારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે

ભારતનો ખ્યાતનામ ધારાશાત્રીઓનો મંચ એમ ઝેડ

આ પ્રતિષ્ઠિત માન મેળવનારા શ્રી હર્ષ બુ ચ સૌપ્રથમ ગુ જરાતી છે

તેમજ આ કચેરીઓની આસપાસ કે સરધસ કે દેખાવ કરવાની પણ મનાઈ ફરમાવવામાં આવી છે